મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બૌદ્ધિક ટેકનોલોજી દ્વારા ગરીબોના જીવનમાં સુધારા તથા જરૂરિયાતમંદ ને લાભ આપવા પર ભાર મૂક્યો છે

તેમણે યુવાનાે ને જણાવ્યું કે આપણે જેટલા સંશોધનો અને નવીનીકરણ કરીશું એટલા જ આપણે આગળ વધીશું અને સમૃદ્ધ બનીશું શ્રી મોદીએ ભારત રત્ન સર સી વી

છત્તીસગઢ ખાતે થયેલા કચરા મહોત્સવનો ઉલ્લેખ કરી તેમણે વેસ્ટ મેનેજમેન્ટની અને જાગૃતિ અભિયાનની પ્રશંસા કરી હતી

પ્રધાનમંત્રીએ કહયું કે નુતન ભારતનું સ્વપ્ર એ છે જેમાં નારી સશકત હોય સબળ હોય અને દેશના સમગ્ર વિકાસમાં સમાન ભાગીદાર હોય

પ્રધાનમંત્રીએ હોળી પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી

ગઇરાત્રે દુબઇ ખાતે તેમનું અવસાન થયું હતું તેઓ ચોપન વર્ષના હતા ચાર દાયકાથી વ્ધ ફિલ્મી કારકીર્દી દરમ્યાન તેમણે જૂદા જુદા અભિનય પાત્રો ભજવ્યા છે પારિવારિક સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ એક પારિવારિક પ્રસંગમાં ભાગ લેવા દુબઇ ગયા હતા જયં તેઓ હૃદયઘાતથી મરણ પામ્યા હતા શ્રીદેવીએ સીત્તેરના દાયકામાં સોલવાં સાલ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં અભિનયયાત્રા શરૂ કરી હતી હિમ્મતવાલા તોહફા મિસ્ટર ઇન્ડીયા ચાંદની સદમા ચાલબાઝ ભમ્હેં ગુમરાહ વગેરે તેમની ઉલ્લેખનીય ફિલ્મો હતી તેમણે તેમની હોમ પ્રોડક્શન ફિલ્મ જુદાઇમાં પણ ભૂમિકા ભજવી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીદેવીના નિધન પર ઉંડા દુઃખ ની લાગણી વયક્ત કરી હતી માહીતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ શ્રીદેવીના કરૃણ નિધન પર દુઃખ ની લાગણી વયક્ત કરી હતી બોલીવુડના પ્રસિદ્ધ અભીનેતા અમિતાભ બચ્યન અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને સુસ્મિતા સેને તેમના નિધન બદલ દુઃખ વ્યક્ત કર્યું છે સોશ્યલ મીડીયાના માધ્યમ થી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉંડા દુઃખની લાગણી વયક્ત કરી હતી

કચ્છના ખેડૂતોની ફાજરીમાં મળેલી બેઠકમાં પ્રાપ્ત મંતવ્યો ને આધારે ખેડૂતોની આવક બમણી કરવા માટેની નવી નીતિ ઘડાશે કેન્દ્રીય ફૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી સમક્ષ રજૂ થનારા ફેવાલ માટે કચ્છના બે પ્રગતિશીલ ખેડૂતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં બાગાયતી ક્ષેત્રે કાકું કાઢનાર ફરેશ મોરારજી ઠક્કર તથા ગાય આધારિત સજીવ ખેતી નો નવો રસ્તો બતાવનાર વેલજીભાઇ મૂળજી ભુડિયા બે દિવસ ચાલેલી મિટિંગોમાં ચર્ચા વિમર્શમાં જોડાયા હતા

અગત્યની જાહેરાત સમાપ્ત થઇ

આ જાગૃતિ શિબિરમાં ઉપસ્થિત અધિકારી ઓ દ્વારા મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે વાકેફ કરવામાં આવી ફતી તેમજ મહિલા ઓને પોતાના ફક્ક માટે કાનૂની સલાફ તથા આર્થિક રીતે પગભર થવા સમજ અપાઇ ફતી તથા આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરો ફાજર રહ્યા હતા

લખપત તાલુકાનાં મુખ્ય મથક દયાપરમાં ગત વર્ષે વરસાદ વખતે વીજ સમસ્યાથી લોકો ફેરાન થયા ફતા આખરે દયાપર વેપારી મફામંડળ દ્વારા દયાપર મુખ્ય મથકને અલગ ફીડર આપવામાં આવે તેવી લેખિત માંગ પણ કરાઈ ફતી ફવે દયાપરને નવું ફીડર મળતાં વેપારી મંડળ અને ગ્રામજનોએ આભાર ની લાગણી વ્યક્ત કરી ફતી તાલુકા મુખ્ય મથક સાથે આજુબાજુના અન્ય નાના ગામડાઓને વીજ ફીડરથી જોડાયા છે